પ્રધાનમંત્રીશ્રીએ આ અંગે તમામ રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કર્યો છે

સી સી

રાજ્યસભાએ પણ આ પ્રસ્તાવ ઉપર મંજુરીની મહોર લગાવી દીધી છે

આ બંને પ્રસ્તાવ અને વિધેયક લોકસભામાં અગાઉ પસાર થઇ ચૂક્યા છે

પ્રસ્તાવ અને વિધેયક પર રાજ્યસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૂહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને સમગ્ર સદન આ રાજ્યની સમસ્યાઓ મામલે એક મત છે

પ્રતિનિધી મંડળે પ્રધાનમંત્રીને ગુરૂનાનક દેવની જન્મજયંતી પર યોજાનારા કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી એક ટીવટ સંદેશામાં શ્રી બાદલે કહ્યું છે કે પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સહમતી દર્શાવી છે પ્રધાનમંત્રીએ પ્રતિનિધી મંડળને આશ્વાસન આપ્યું હતું કે ભારતીય દૂતાવાસના માધ્યમોથી ગુરૂનાનક દેવ સાથે જોડાયેલા સ્થાન પર વિવિધ કાર્યક્રમો આયોજન કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ સમિતીના સંયોજક રહેશે જયારે કર્ણાટક હરિયાણા અરૂણાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે કેન્દ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી પણ આ સમિતીના સભ્ય રહેશે આ સિવાય નીતિ આયોગના સભ્યોએ રમેશચંદને પણ સભ્ય સચિવ બનાવ્યા છે આ સમિતી કૂષિ ક્ષેત્રે બદલાવ અને ખેડૂતોની આવક વધારવાના વિવિધ ઉપાયો પર ચર્ચા કરશે આ સમિતિને બે મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની બેન્ચને જણાવ્યું કે મુંબઇ વડી અદાલતના આદેશની અસર તેમને ભારત લાવવાના પ્રયાસો પર થઇ શકે છે સરકારે આ અંગે આદેશની રજૂઆત કરી છે મુંબઇ વડી અદાલતે તેઓ તબીબી કારણોસર પ્રવાસ કરી શકે તેમ નથી એ બાબતે અહેવાલ માંગ્યો હતો

મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇએ આ અરજી વિચારણા માટે લીધી છે

ટ્રાન્સમીટર બારતાલ બેઝ કેમ્પ ખાતે શરૂ કર્યું છે

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ડી આર એફ અને બચાવ કામગીરીમાં જોડાયેલ જવાનો બચાવની કામગીરી કરી રહ્યા છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃત્યુ પામેલા લોકોના પરિજનોને પ લાખ રૂપિયા રાહત આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ બ્રુહદ મુંબઇ મ્યુનિસીપલ કોર્પોરેશનની આપત્તી વ્યવસ્થાપન કચેરીના કંટ્રોલ રૂમની આજે મુલાકાત લીધી હતી

આ ઘટના ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે બની હતી ચાંદીવલીમાં આવેલા સંઘર્ષનગરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ભુવો પડ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશને આસપાસના વિસ્તારમાં રહેલા લોકોને સલામત સ્થળે ઘસી જવાની સૂચના આપી છે આ બાજુ પૂને માં અંબેગાંવ વિસ્તારમાં ગઇકાલે રાત્રે દિવાલ ધસી પડવાની ઘટનામાં હ મજૂરોના મોત થયા હતા જ્યારે ત્રણ મજૂર ઇજાગ્રસ્ત થયા છે ભારતીય નૌકાદળે મુંબઇના કુરલા વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે પોતાની ટુકડીઓ મોકલી છે કુરલામાં આવેલા ક્રાંતિનગરમાં બે કાંઠે વહી રહેલી મીઠી નદીના પાણી ફરી વળતા એન ડી આર એફ અગ્નિક્ષમનદળ અને નૌકાદળની ટીમોએ સ્થાનિક સ્વયં સેવકોની મદદથી લગભગ એક હજાર લોકોને બચાવ્યા હતા

મુંબઇમાં છેલ્લા બે દિવસમાં છેલ્લા બે દાયકાનો સૌથી વધુ વરસાદ વરસતાં રેલ્વે રસ્તા અને હવાઇ સેવાઓ ઉપર વ્યાપક અસર થઇ છે

શ્રી સોનોવાલે કહ્યું કે કેન્દ્રેએ પૂર્વોતર ક્ષેત્રો સાથેની એર કનેક્ટીવીટીને પ્રોત્સાહિત કરી છે તેમણે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાના તમામ દેશોની રાજધાનીઓથી અસમનું સીધું ઉક્રયન શરૂ કરવાનો રાજ્ય સરકારનું લક્ષ્ય છે મુખ્યમંત્રી આસીયાન દેશોની રાજધાનીઓથી ગુવાહાટીની એર કનેકટીવીટી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે

સી સી

આજે રમાનારી મેચમાં ભારતીય ોલ રાઉન્ડર વિજય શંકર ઇજાગ્રસ્ત થતા તેના સ્થાને બેટ્સમેન મયંક અગ્રવાલ રમશે

સી સી

ના નિર્ણયને આઇ સી સી એ મંજૂરી આપી છે

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીને આ સત્ર દરમિયાન વિવિધ મુદ્દા ઉઠાવવાની તક મળશે